પ્રાદેશિક સમાચાર આશુતોષ રાવલ વાંચે છે

રસાકસી ભરી મેચમાં ન્યુઝીલેન્ડને આપ્યો પરાજય

શ્રી ગિરિરાજ સિંઘે જણાવ્યું કે ક્યાં વિસ્તારોમાં વધુ માછલીઓ મળશે તેની સચોટ માહિતી માછીમારોને આપવા માટે ટકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સૌ પ્રથમ વખત કૃષિ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગના અલાયદા વિભાગો શરુ કરવામાં આવ્યા હોવાનું જણાવી તે અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી ખેડૂતોના વિકાસને મોદી સરકારનો સંકલ્પ ગણાવતા તેમણે ખેડૂતોની આવક બમણી કરવા માટે લેવાયેલા પગલાઓની માહિતી આપી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેતીમાં પાકને થતા રોગો સામે ખેડૂતોને રક્ષણ આપીને નુકશાન માંથી બચાવવા સરકાર પ્રયાસો કરી રહી છે તેમને પશુઓમાં થતા રોગો સામે રક્ષણના પગલા લેવા ઉપર પણ ભાર મુક્યો હતો ઉતર પૂર્વના રાજ્યોમાં પશુપાલન ઉદ્યોગના વિકાસ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો હોવાનું જણાવી તેમણે કહ્યું કે દેશમાં પશુઓની નસ્લ સુધારણા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે દુઘની જેમ અન્ય ક્ષેત્રે પણ અમુલ મોડેલનો વિકાસ કરવા ઉપર ભાર મુકતા તેમણે કહ્યું કે દૂધ ની જેમ ગાયના ગોબરમાંથી પણ આવક મેળવવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે

જી

ઘટનાની સમીક્ષા બાદ તેમણે જણાવ્યું હતું કે એમ્યુઝમેન્ટ પાર્કમાં અકસ્માતે રાઈડ તૂટી પડી હતી

જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનાના સમાચાર મળતા જ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ તથા પોલીસ તંત્ર હરકતમાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સત્વરે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા ગત સાંજે આ ઘટના બની હતી અને તરત જ સમગ્ર તંત્ર હોસ્પિટલમાં ખડે પગે હતું શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રના સતત સંપર્કમાં છે અને ઈજાગ્રસ્ત લોકોને જરૂરી તમામ સારવાર આપવા તંત્રને તાકીદ કરી છે ઈજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા આપશે શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે અકસ્માતને પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે રાઇડનુ લાયસન્સ હતું કે કેમ મંજૂરી લેવાઇ છે કે કેમ તથા તેનું મેન્ટેનન્સની વિગતો તંત્ર અને એફએસએલ દ્વારા લેવાઈ રહી છે અને આમાં કસૂરવાર કોઇપણને છોડવામાં નહીઆવે તથા કડકમાં કડક પગલા લેવાશે તેમણે ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લઈ તેમને જરૂરી સારવાર મળે તે માટે હોસ્પિટલને સુચના આપી હતી

નીટ કેન્દ્ર સરકારે તબીબી અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે હવે નોટની પીજીની પરીક્ષાના બદલે એમબીબીએસના ફાઈનલ યરના પરીણામના આધારે પ્રવેશ આપવાની દરખાસ્ત કરી છે પીટીઆઈ સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય તબીબી પંચ વિધેયકના ખરડામાં કેન્દ્ર સરકારે આ નવી દરખાસ્ત કરી છે જેને મંત્રીમંડળની મંજુરી માટે મોકલવામાં આવશે

જેણે નેશનલ એકઝીટ ટેસ્ટ ગણવામાં આવશે જેના પરીણામના આધારે પી જી અભ્યાસક્રમોમાં પ્રવેશ અપાશે આ ઉપરાંત વીદ્યાર્થીઓને હવે એમબીબીએસ બાદ પ્રેકટીસ પરવાના મેળવવા માટે કોઈ અલગ પરીક્ષા આપવાની જરૂર રહેશે નહી જો કે એમ્સ તબીબી સંસ્થામાં પી જી પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અલગ પરીક્ષા આપવી ફરજીયાત રહેશે આ સિવાય સુપર સ્પેશિયાલીસ્ટ બનવા માટે અગાઉની જેમ નોટ સુપર સ્પેશિયાલીટી પરીક્ષા પણ ચાલુ રહેશે

મુલાકાત દરમિયાન એકતા નર્સરી બટર ફલાય ગાર્ડન ફેકટસ ગાર્ડન વગેરે સ્થળોની મુલાકાત લઈ વન વિભાગ દ્વારા હાથ ધરાયેલ જુદા જુદા પ્રોજેકટસ અંતર્ગત પ્રગતિ હેઠળની કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યુ હતું

આ સાથે જંગલ સફારી પાર્કનું કામ પણ પુરજોશમાં ચાલી રહયું છે

માનવ હોસ્પિટલની જેમ આઠ અત્યંત આધુનિક હોસ્પીટલ બનાવાશે અઘતન સુવિધા અને લેટેસ્ટ સાધનોથી સજજ ચાર એમ્બ્યુલન્સ વાનની ખરીદી કરાઈ છે

તેમણે ઉમેર્યુ હતું કે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનીટીના નિર્માણ બાદ વિશ્વ અને ભારતના પ્રવાસીઓ ગુજરાત તરફ વળ્યા છે પ્રવાસીઓ સરદાર પટેલની વિરાટ પ્રતિમાના દર્શન કર્યા બાદ અહી વેલી ઓફ ફલાવર સહિતના અન્ય આકર્ષણો વગેરેનો લ્હાવો માણી રહયાં છે ત્યારે પ્રવાસીઓને મનોરંજન પ્રોજેકટસ સહિતની અન્ય જાણકારીની વિગતો મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલ અનેકવિધ પ્રોજેકટની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું તેમણે ઉમેર્યુ હતું

ખેલ મહાકુંભ તમામ આંતરરાષ્ટ્રી સ્પર્ધામાં રાજ્યના ખેલાડીઓ વધુ ભાગ લે અને મેડલ મેળવે તેવા હેતુથી રાજ્યમાં ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન થાય છે

ઉપરાંત અનેક પ્રતિભાશાળી બાળકોને સઘન તાલીમ મળી છે અને નેશનલ લેવલે રમી વિજેતા બનવાની તક મળી છે રાજ્ય સરકાર પ્રતિ ખેલાડી દીઠ બે લાખ રૂપિયાના ખર્ચે તાલીમ સ્કૂલિંગલોજીંગ બોડિંગ ડ્રેસિંગ કીટ પુરી પાડી રહી છે આગામી સપ્ટેમ્બરમાં રાજકોટ સ્પોર્ટ્સ સ્કૂલમાં જુડો ગેમમાં તેયાર થયેલ અલ્પા વાઢેર અને અર્ચના નાઘેરા ર્બમિંગહામ યુકે ખાતે કોમન વેલ્થ ગેમ્સમાં ભાગ લેશે

દાહોદ સુપોષણ દાહોદ જિલ્લામાં સુપોષણ ચિંતન સમારોહ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો પ્રધાનમંત્રીના સહી પોષણ દેશ રોશનના સંકલ્પ સાથે આંગણવાડી કાર્યકર્તાઓને અને તેડાગર માતાઓને યશોદા એવોર્ડ તેમજ સાડી ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું